પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

કચ્છ સહિત ગુજરાતમાં બર્ડફલુ અંગે સાવચેતી દાખવવામાં આવી રહી છે પણ કચ્છમાં શિયાળી ગાળવા આવતા વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતાં હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલા શરૂ કરાયા છે

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉચ્છલ તાલુકામાં મૃત હાલતમાં મળી આવેલા મરઘાઓના પોસ્ટ મોર્ટેમ રિપોર્ટમાં બર્ડફ્લ્ નહીં હોવાનું ફલિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી બાજુ વાલોડ પંથકમાં મૃત કાગડા મળી આવતા પશુપાલન ખાતાએ તપાસ હાથ ધરી છે

ને મોકલાયા છે તો કેવડીયામાં સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે જંગલ સફારીપાર્કમાં આવેલ પક્ષી ધર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે ભરૂચમાં ચિકન શોપ ઉપર પશુપાલન ખાતાએ ચેકિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ છે

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં કોરોના રસીકરણનો પૂર્વાઅભ્યાસ યાલી રહ્યો છે આ પૂર્વાઅભ્યાસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આશાવર્કર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની ત્રણ શાળાઓમાં કોરોના રસીકરણનો પૂર્વાઅભ્યાસ યોજાયો હતો

અંકલેશ્વરના ગડખોલ સામૂહીક આરોગ્ય કેન્ન્ ખાતે કોરોનાની રસીનો પૂર્વાભ્યાસ યોજાયો હતો જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આશા વર્કર ઉપસ્થિત રહ્યાં હતાં

પાટિલ જુનાગઢ ખાતે ભાજપના સરપંય સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી

પાટિલ સહિતના આગેવાનોએ હાજર રહી સ્થાનિક સ્વરાજ્યની આગામી યૂંટણીમાં ભાજપને ભવ્ય જીતનો જનાદેશ આપવા અપીલ કરી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે જુનાગઢ પંથકમાં બીજું સરપંચ સંમેલન યોજીને ભાજપે ચૂંટણીની પૂરતી તૈયારી વહેલસર શરૂ કરી દીધી છે શ્રી પાટિલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે મોદી સરકાર તથા રૂપાણી સરકારે અમલમાં મૂકેલી વિકાસ યોજનાઓની માહિતી આપતી મોબાઈલ એપ દરેક સરપંચને ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા કહેવાયું છે તેમણે પેજ સમિતિનું મહત્વ કાર્યકરો સમજતા થયા હોવા વિષે આનંદ વ્યક્ત કર્યો હતો

અહી શ્રી પાટિલે જણાવ્યુ હતું કે મતદારોને વાકેફ કરવા માટે ભાજપ તરફથી વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે જેનો ફાયદો દરેક કાર્યકરે ઉઠાવવો જોઈએ તેમણે કહ્યું કે સરકારની સિધ્ધિઓને જનજન સુધી પહોચડવા માટે કાર્યકરો એ જહેમત ઉઠાવવાની છે

જેમાં મોટાભાગના કેસોમાં અકસ્માત થવાથી ઇજા અને દોરી વાગવાના બનાવો બનતા હોય છે તેવી જ રીતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પક્ષીઓને ઇજા થવાના બનાવો વધુ બને છે

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે વધુ ઇમરજન્સી ઓફિસરો અને ડોક્ટરો હાજર રહેશે

નર્મદા ડાંગ દાહોદ ભાવનગર નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવા સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે દરમ્યાન આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટાં શરૂ થતા લોકોને શિયાળા વચ્ચે ચોમાસાનો અનુભવ થયો હતો અને લોકોની અવર જવર ઉપર અસર પડી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદ છે ડાંગમાં સૌથી વધુ ઝાપટાં આહવામાં નોંધાયા છે જ્યારે નવસારી પંથકમાં ચિખલીઅને વાંસદામાં વધુ પાણી વરસ્યું છે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અમદાવાદમાં બપોર પછી તડકો ગાયબ થઈ ગયો છે વરસાદી વાતાવરણનો માહોલ છવાઈ ગયો છે

બોટાદ બરવાળા રાણપુર અને ગઢડાના ખેડૂતોને દિવસે વીજળીનો ફાયદો શરૂ થયા બાદ વધુ વિસ્તારમાં આ યોજનાનો અમલ વહેલી તકે શરૂ કરવાની ખાત્રી પણ તેમણે આ પ્રસંગે આપી હતી જામનગર ખાતે કૃષિમંત્રી આર

ફળદુ તથા રાજુલાના કોવાયા ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્તસિંહ યૂડાસમાએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ સમાંતર ધોરણે આજે કરાવ્યો હતો